તેમણે તબીબી પદવી મેળવનાર વિદ્યાર્થીઓને જણાવ્યું હતુ કે ભારતીય તબીબો વૈજ્ઞાનિકો અને દવા ઉત્પાદકો પ્રત્યે ભારે આદરની ભાવના હોય તેવા સમયમાં તેઓ પદવી મેળવી રહ્યા છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને રમુજવૃત્તી અને હાસ્ય ટકાવવાની અપીલ કરતાં જણાવ્યું હતુ કે આમ કરવાથી તેમનાં દર્દીઓનો મૂડ ઠીક રહેશે અને તબીબ પોતે પણ વધુ કાર્યકુશળ બનશે આ પ્રસંગે તમિલનાડુનાં રાજ્યપાલ બનવારીલાલ પુરોહીત ઉપસ્થિત રહ્યા હતાં

આ રમતોત્સવ આજે શરૂ થશે જે બીજી માર્ચ સુધી ચાલશે કેન્દ્રીય યુવક કલ્યાણ અને રમત ગમત મંત્રાલય અને જમ્મુ અને કાશ્મીર સ્પોર્ટ્સ કાઉન્સીલ અને જમ્મુ કાશ્મીર વિન્ટર ગેમ્સ એઓસીએશનના સંયુક્ત ઉપક્રમે આ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલ્પાઇન સ્કીઇંગ નોર્ડિક સ્કી સ્નો બોર્ડિંગ સ્કી માઉંટીનેરિંગ આઈસ હોકી આઇસ સ્ટોક જેવી રમતોનો સમાવેશ થાય છે

રમકડા ઉત્પાદકો વેચાણકારો ગ્રાહકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક મંચ ઉપર આવીને રમકડાં ઉધોગનાં સર્વાગી વિકાસ માટે ચર્ચા કરી શકે તે માટે રમકડા મેળાનું આયોજન થઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ ગયા વર્ષે મન કી બાત કાર્યક્રમમાં જણાવ્યું હતુ કે રમકડા બાળકોને પ્રવૃત્તિ આપવાની સાથે સાથે તેમની કલ્પનાશક્તિ અને આકાંક્ષાઓને નવું બળ આપે છે તેમણે ભારતમાં રમકડા ઉત્પાદન વધારવા ઉપર પણ ભાર મૂકવો હતો

તેમણે કહ્યું કે પ્રધાનમત્રી નરેન્દ્રમોદીનાં નેતૃત્વ હેઠળની સરકાર દેશ અને સેનાનાં જવાનોની સલામતીને ટોચની અગ્રતા આપે છે પુલવામા હુમલાનાં પ્રતિભાવરૂપે ભારતીય હવાઈદળે કરેલી કામગીરી આતંકવાદ સામેની નવા ભારતની નીતીને સ્પષ્ટ કરે છે

ત્યાર પછી ઉમેદવારો મતદારોનો સંપર્ક કરીને પ્રયાર કરી શકશે રવિવારે યોજાનારી ચૂંટણી શાંતિથી તથા મુક્ત રીતે યોજી શકાય તે માટે સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે